ચાર પેટા ચૂંટણીમાં ભાજપે ત્રણમાં જીત મેળવી છે અને એક બેઠક પર આગળ છે

જ્યારે એક બેઠક પર આગળ છે તેમજ રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી ચાર વિધાનસભાની બેઠકોમાંથી ભાજપનો ત્રણ બેઠકો પર વિજય થયો છે અને એક બેઠક ઉપર આગળ છે

આમ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પુનરાવર્તન થતું જોવા મળ્યું છે

અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપના ઉમેદવાર ડો

ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે તેમના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ડો

નવસારી બેઠક પરથી ભાજપના સી

વલસાડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો

વિધાનસભાની ચાર બેઠકોની પેટા ચ્રંટણીમાં ત્રણ બેઠક પર ભાજપ જીતી ગયું છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાજપ અને એનડીએના વિજયને જનતા જનાર્દનનો વિજય ગણાવ્યો છે ભારતીય જનતા પાર્ટીના નવી દિલ્હીમાં મુખ્ય મથક ખાતે જાહેર અભિવાદનનો જવાબ આપતાં શ્રી મોદીએ વિજયી ભારતનો મંત્ર આપ્યો હતો તેમણે કહ્યું કે આ ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી રહી છે અને તમામ રાજકીય પક્ષો રાજકીય વિવેચકો અને અન્ય સાંપ્રદાયિક વિચારધારા ધરાવતા પરિબળો માટે આશ્રર્યજનક પરિણામો આવ્યાં છે તેમણે કહ્યું કે ગરીબી મુક્ત ભારત માટેનો આ દેઢસંકલ્પ છે

નૂતન ભારતના નિર્માણ માટે કટિબદ્ધ આ સરકારન ઐતિહાસિક વિજય આપવા બદલ શ્રી મોદીએ લોકોનો આભાર માન્યો હતો

પરિણામો જાહેર થયા બાદ ભાજપના નવી દિલ્હીના મુખ્ય મથક ખાતે યોજાયેલા સમારોહમાં ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને ભાજપ સંસદીય બોર્ડના સભ્યોએ શ્રી નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું હતું આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રીની લોકપ્રિયતાનો વિજય થયો છે સબકા સાથ સબકા વિકાસનો વિજય થયો છે

દિલ્હીમાં ભાજપે તમામ સાત બેઠકો ભારે બહુમતી સાથે જીતી લીધી છે

અમેઠીનો પ્રતિષ્ઠિત ગણાતી ચૂંટણીમાં ભાજપના સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહ્લ ગાંધીને પરાજય આપ્યો છે

એસ આર

ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ગઇકાલે જાહેર અભિવાદન કરવામાં આવ્યું છે પરિણામો જાહેર થયા બાદ ભાજપના નવી દિલ્હીના મુખ્ય મથક ખાતે યોજાયેલા સમારોહમાં ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને ભાજપ સંસદીય બોર્ડના સભ્યોએ શ્રી નરેન્દ્ર મોદીનું સન્માન થયું હતું

સબકા સાથ સબકા વિકાસનો વિજય થયો છે

શ્રી ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જીત બદલ શુભેચ્છા પાઠવી છે